રાષ્ટ્રીય એકતા દિવસનો રાજયકક્ષાનો મુખ્ય સમારોહ અમદાવાદમાં યોજાશે તેમાં મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી એકતા દોડને લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે સાંસદી અને રાજયસ્તરના મંત્રીઓ પણ તેમના જિલ્લામાં આયોજીત એકતા દોડને લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવશે રાષ્ટ્રીય એકતા દિવસનો મુખ્ય સમારોહ કેવડીયા ખાતે યોજાશે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોખંડી પુરૂષ સરદાર પટેલની પ્રતિમાને શ્રધ્ધાંજલિ અર્પણ કરશે તેઓ કેવડીયામાં જુદી જુદી યોજનાઓનું અનાવરણ પણ કરશે શ્રી મોદી કેવડીયામાં ટેંટ સિટીમાં સેવા પ્રોબેશનરના તાલીમ સત્રમાં પણ સંબોધન કરશે

પુ રવઠા નિગમ રજીસ્ટ્રેશન પ્રમાણે ખેડુતોને એસએમએસ અને ફોન દ્રારા ખરીદ ક્રેદ્રની માહિતી સાથે તારીખ અને સમય આપવામાં આવશે

પરંતુ કેન્દ્રથી ગોડાઉન પર્હોંચતા સુ ધીમાં રસ્તામાં મગફળીની ફેરબદલી થવાના કિસ્સા નિવારવા આ વખતે પ્રથમવાર ગોડાઉનમાં પણ ગ્રેડર મુકાયા છે ખરીદ કેન્દ્ર ઉપરથી પાવતી સાથે જે મગફળી આવી ફશે તેની ગોડાઉનમાં પણ ગ્રેડર દ્રારા ચકાસણી થશે

જો મત આપ્યા બાદ સંબંધિત કેન્દ્ર પર જમા કરાવવાનું રહેશે યુંટણી પંચે જણાવ્યુ છે કે તેઓ આ શ્રેણીના તમામ મતદારો કોઈપણ હેરાનગતી વગર મતદાન કરે તેમ ઈચ્છે છે જો કે આ મતદારોને મતપત્ર અથવા પોસ્ટલ બેલેટ દ્રારા મતદાન એમ બંન્ને વિકલ્પો અપાશે જેમાંથી તેમણે એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે વિરલ રાણા ક્યાર વાવાઝોડુ અરબી સમુદ્રમ ફરી લો પ્રેસર સક્રિય થવાથી રાજયમાં આગામી પાંચ દિવસ સુધી વાતાવરણ વાદળછાયુ રહેવાની અને અમુક સ્થળોએ હળવા વરસા થવાની સંભાવના હવામાન વિભાગ દ્રારા વ્યક્ત કરવામાં આવી છે દરમ્યાન કચ્છમાં પણ વાવાઝોડાની અસર ગઈકાલે મુંદરામાં વરસાદ થયો હતો અને કંડલા બંદરે પણ સમુદ્રમાં કરંટને લઈને મોજા ઉછળતા નીયાણવાળા વિસ્તારના મીઠામાં રહેતા લોકોના ધરોમાં પાણી ભરાયા હતા તો સ્થાનિક લોકોને અન્ય સ્થળે તંત્રએ સ્થળાંતર કરવાની ફરજ પાડી હતી આમતહેવારોના દિવસોમાં લોકોને મુશ્કેલીમાં મુ કાયા હતા આ સમાચાર વંચાય છે ત્યારે જીલ્લા મથક ભુજમાં વરસાદી ઝાપ્ટુ પડી રહ્યુ છે માર્ગો પર પાણી ફરી વબ્યા છે

પ્રવાસ દરમિયાન આ યુ વાનો કચ્છથી બનાસકાંઠા સુ ધીની જમીનને દરિયાઈ સરહદોથી વગત થશે

આજના દિવસે બહેનો ભાઈની સલામતી અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે ભાઈ પણ બહેનના ઘરે જઈ તેના હાથનું ભોજન જમી આર્શીવાદ મેળવે છે અને શક્તિ અનુસાર ભેટ આપે છે લોકવાયકા મુજબ થમુનાજી યમરાજના નાના બહેન છે યમરાજે આજના દિવસે થમુનાજીના ઘરે ભોજન માટે ગયા હતા અને આજના દિવસે થમુના નદીના જળમાં સ્નાન કરશે તેને દીર્ધાયુષ્ય મળશે